છેલ્લા બે વર્ષમાં લોકોએ ડીજીટલ ચુકવણીને અપનાવવાથી આ વધારો નોંધાયો છે કેન્દ્રના ઈલેકટ્રોનીકસ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે નવી દિલ્હીમાં જણાવ્યું કે ભીમ યુપીઆઈ એઈપીએસ અને એનઈટીસી જેવી નવી ડીજીટલ ચુકવણીના કારણે લોકો વેપારીઓને જ નહી પરંતુ વ્યકિતગત લેવડ દેવડમાં પણ તેને અપનાવવા લાગ્યા છે

નિવેદનમાં જજ્ઞાવવામાં આવ્યું છે કે ભારત પાકિસ્તાન સીમા ભારત નેપાળ સીમા પેટ્રાપોલ અને અગરતલા પર ભારત પાકિસ્તાન સીમા પર આઈસીપી રકસૌલ અને જોગબનીમાં સામાન અને લોકોની સુચારૂ અવર જવર માટે ટર્મિનલો શરૂ કરવામાં આવ્યા છે

આ અગાઉ ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ પસંદ કરી હતી

રાજકીય સામાજિક અગ્રણીઓની સાથે તેમના શુભેચ્છકો આ સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેશે

અને શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના પગલે કચ્છમાં ઠંડીમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે

તેની સાથે સાથ હવામાન ચોખ્બું થવાથી રાત્રી દરમિયાન ઠંડી અનુભવાશે પરિણામે ખેતીમાં શિયાળું પાકો માટે અનુકૂળ વાતાવરણ ઊભું થશે પિયતની સગવડવાળા વિસ્તારોમાં ખેડૂતોને જીરૂ રાયડો ઘઉં જેવા પાકોની વાવજી કરી દેવા ભલામજ્ઞ કરાઈ છે